બે કલાક સુધી રોદ્ર સ્વરૂપે તોફાન બાદ વાવાઝોડું નબળું પડી ગયું હતું અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું હતું મળતી માહિતી મુજબ આજ સવાર સુધીમાં વાવાઝોડું વિઘિવત બંગાળમાં પહોંચશે તેવું અંતિમ અહેવાલ અનુસાર જાણવા મળ્યું હતું રવિવાર એટલે કે આવતીકાલે બપોરે કે સાંજ પછી ફાની વધુ નબળું પડીને બાંગ્લાદેશ તરફ ચાલ્યું જશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે

ટાઈમ્સ હાયર એજ્યુ

સંસ્તાઓની સંખ્યાના આધાર પર જોવા જઈએ તો ચીન અને જાપાન બાદ ભારત ત્રીજા નંબરે આવે છે

આયાર સંહિતા ફજુ અમલમાં છે આમ છતાં મતદાનની પ્રક્રિયા રાજ્યમાં પ્રરી થઇ ગઈ હોવાથી રજા લેવા પરના પ્રતિબંધ હળવા કરાયા છે રાજ્યની મુખ્ય નીર્વાચીન અધિકારીની કચેરીના નાયબ સચિવ દ્વારા આ સંદર્ભે ખાસ પરિપત્ર બહાર પાડીને જણાવાયું છે કે વિભાગ કક્ષાએ જે અધિકારી અને કર્મચારીની રજા મંજુર કરવામાં આવે છે તેઓની રજા મંજુર કરવી કે નહિ તે અંગે વિભાગ કક્ષાએ જ નિર્ણય લેવાનો રહેશે અને રજા મંજુરીની ફાઈલો ચુંટણીપંચને મોકલવાની રહેશે નહિ

હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટે કોલેજોમાંથી નિવૃત થયેલ પ્રાધ્યાપકો અને વહીવટી કર્મચારીઓને લઈને મોટી રાહત આપી છે

સુત્રો માંથી મળતી માહિતી મુજબ મહિલા અને બાળ વિકાસ ઘટક આઈસીડીએસ ગાંધીનગર દ્વારા દરેક આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ હેઠળ નાના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચી કેળવાય તે માટે શિક્ષણને લગતી કીટનું વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આવી કોઈ કીટ અપાઈ ન હતી ત્યારે તાજેતરમાં જ જીલ્લાના તમામ ઘટકો પર આવી કીટનું વિતરણ કરાયા બાદ ગાંધીનગર કક્ષાએથી જ ટીમની મુલાકાત ગોઠવાતા આશ્ચર્ય સર્જાયું છે

અબડાસાના ધારાસભ્યએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજીઆતમાં જણાવ્યું કે નિરોણા અને વીરની મોટી ગમે તાત્કાલિક નર્મદાનું પાણી પૂરું પડાય